ધોરડીખાતે આથીજિત સરફદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને તેઓ પ્રેરક માર્ગદર્શન આપશ્રી

જેમાં સરફદી વિભાગને સ્પર્શતા શિક્ષણ રસ્તા આરોગ્યસફિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ બીએડીપી યોજના ફેઠળફાથ ધરાનાર પ્રોજેકટો અંતર્ગત ચર્ચા કરાશે

જેમાં મુખ્યત્વે માર્ગો પુલો પીવાના પાણીની વ્યવસ્થા આરોગ્ય સુખાકારી ખેતી ક્ષેત્ર સામાજિક સેવાઓ શિક્ષણરમતગમત મોડલ વિલેજ સફિતના વિવિધ વિકાસકામો ફાથ ધરવામાં આવી રફયા છે

ગાઇડલાઇનના પાલન સાથે શરૂ કરી દેવાશે કોલેજ અને યુનિવર્સીટીની પ્રથમ તબકકે પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે તેમજ સ્નાતક કક્ષા માટે માત્ર છેલ્લા વર્ષના જ વર્ગો શરૂ કરવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યુ છે કે શાળા કોલેજ શરૂ કરતા પહેલા દરેક સંકુલમાં સ્વચ્છતા સફાઇ સુવિધા થર્મલગનથી વિદ્યાર્થીઓનુ ચેકીંગ સેનીઝાઇટર અને ધોવા માટે સાબુની વ્યવસ્થા કરવામા આવશે વર્ગખંડમાં અને શાળા કોલેજામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલુ જ નહિ પરંતુ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે શ્રી યુડાસમાએ કહ્યુ છે કે રાજયમાં આવેલી બોર્ડની તમામ સરકારી ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાયનાન્સ સ્કલો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સામાજિક વિકાસ વિભાગની શાળાઓને આ એસઓપી સમાન રીતે લાગુ પડશે શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ કે બાકીના વર્ગો ધોરણોમાં શૌક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને જાહેરતા કરવામા આવશે શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજીયાત રાખવામા આવી નથી

શાળા કોલેજો સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓ તબકકાવાર આવે તેવુ આયોજન ગોઠવાનું રહેશે

અફી જુદી જુદી ત્રણ સાઈટ પર વિશાળ જમીનમાં મલ્યીંગઅને ટપક સિંચાઈ પદ્ધતિ તેમજ નેટ ફાઉસ સાથે ફટ અને કાકડી સહિતના શાકભાજીનીઆધુનિક ઢબે પ્રાકૃતિક ખેતી થાય છે

આ ઉપરાંત ત્રીજા ફાર્મમાં નેટ અને પંખા સાથે અનુફળ વાતાવરણમાં મબલખઉત્પાદન આપતી કાકડીના પાકનુ તેમજ કમલમ ફળ દાડમ અને સ્ટ્રોબેરીના વાવેતરનુંનિરીક્ષણ કર્યું હતું